શિખર સંમેલનમાં કોરોના માહમારી બાદના મુખ્ય પડકારો વિશે ચર્ચા થશે વિશ્વમાં માહિતી ટેકનોલોજી અને ઇલેકટ્રોનિકસ તથા બાયોટેકનોલોજીના ક્ષેત્રમાં મુખ્ય ટેકનોલોજી અને નવ કલ્પનાઓની અસર પર પણ મુખ્યત્વે ચર્ચા થશે જેમાં ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન સ્વીસ કન્ફેડરેશનના ઉપરાષ્ટ્રપતિ ગાઇ પારમેલિન અને ઘણી જાણીતી હસ્તીઓ ભાગ લેશે આ ઉપરાંત દેશવિદેશના ઘણા મુખ્ય વિચારકો ઉદ્યોગ જગતના વડા ટેકનોક્રેટ સંશોધનકર્તા રોકાણકારો શિક્ષણવિદો ભાગ લેશે

કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી એ

પ્રધાનમંત્રી લકઝમબર્ગ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને લકઝમબર્ગના પ્રધાનમંત્રી ઝેવિયર બેટટેલ આજે વર્ચુઅલ શિખર સંમેલનમાં મંત્રણા કરશે

બંને નેતાઓ કોવિડ પછીના સમયગાળામાં ભારત લકઝમબર્ગ વચ્ચેના દ્વિપક્ષીય સહયોગને વધુ મજબૂત બનાવવા ચર્ચા કરશે આ ઉપરાંત તેઓ દ્વિપક્ષીય પરસ્પર હિતના આંતરરાષ્ટ્રીય અને વૈશ્વિક મુદ્દે પણ વિચારોનું આદાનપ્રદાન કરશે ભારત અને લકઝમબર્ગના પ્રધાનમંત્રીઓ વચ્ચે અગાઉ ત્રણ પ્રસંગે મુલાકાત થઇ યૂકી છે

કેન્દ્રિય શહેરી વિકાસ મંત્રાલયની યાદીમાં જણાવ્યા મુજબ આ યોજના હેઠળ ધિરાણ મેળવવા લાભાર્થીને ઓનલાઈન માધ્યમથી અથવા મ્યુનીસીપાલીટીના સેવા કેન્દ્રમાં અથવા બેંકમાં જઈને અરજી કરવાની રહેશે કેટલીક બેંકોએ ઘેર જઈને લાભાર્થીઓ પાસેથી અરજીઓ મેળવવાનો પણ આરંભ કર્યો છે

રાષ્ટ્રપતિ જે એન યુ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું છે કે જે એન યુ એટલે કે જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી જેવી યુનિવર્સિટીઓએ વિદ્યાર્થીઓ માટે વધુ સારા સમન્વય વિકસિત કરવા અને નવી નવી પહેલને પ્રોત્સાહન આપવાના કામમાં અગ્રેસર રહેવું જોઇએ જેએનયુના યોથા વાર્ષિક સમારોહને વિડિયો માધ્યમથી ગઈકાલે સંબોધિત કરતાં શ્રી કોવિંદે કહ્યું કે ભારતના જુદા જુદા પ્રદેશોમાંથી સમાજના તમામ વર્ગના વિદ્યાર્થીઓ જેએનયુમાં શ્રેષ્ઠતા માટેની સમાન તકના વાતાવરણમાં અભ્યાસ કરે છે રાષ્ટ્રપતિએ કહ્યું કે જેએનયુ ભારતીય સંસ્કૃતિને પ્રતિબિંબિત કરે છે અને પરિસરમાં આવેલ ઇમારતો છાત્રાલયો રસ્તાઓ ભારતીય વારસાને પ્રદર્શિત કરે છે ભારતના સાંસ્કૃતિક તેમજ ભૌગોલિક ચિત્રને ઉત્તમ રીતે તે રજૂ કરે છે તેમણે કહ્યું કે આ ભારતીયતા જેએનયુની વિરાસત છે જેને મજબૂત બનાવવા પ્રયાસ કરવો જોઇએ આ પ્રસંગે શિક્ષણમંત્રી ડોકટર રમેશ પોખરિયાલ નિશંકે કહ્યું કે નવી શિક્ષણનિતીના અમલીકરણમાં યુનિવર્સિટીની ભૂમિકા ખૂબ મહત્વપૂર્ણ છે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 વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

ઉલ્લેખનીય છે કે છઠ્ઠ પૂજા સૂર્યદેવની ઉપાસનાનું પર્વ છે જેમાં ધરતી પર જીવનને સહારો આપવા માટે સૂર્યદેવને ધન્યવાદ આપવામાં આવે છે

શુક્રવારે સાંજે આથમતા સૂર્ય સમયે સંધ્યા અધ્ય થશે અને આ તહેવારનું સમાપન શનિવારે સવારે પ્રાંતઃ અર્ધ્યથી થશે આજે ખરના નિમિત્તે સૂર્થ દેવને પ્રાર્થના કરવામાં આવશે અને સાંજે ખીરનો પ્રસાદ અર્પણ કરાશે

ઉત્તર પ્રદેશમાં કોવિડના દિશા નિર્દેશો સાથે છઠ પુજાની ઉજવણી માટેની વ્યવસ્થા કરાઈ છે દિલ્હી સરકારે છઠ પુજા નિમિત્તે શુક્રવારે રજા જાહેર કરી છે આ વર્ષે કોવિડ રોગયાળાના પગલે દિલ્ફી આપત્તિ વ્યવસ્થાપન સમિતિએ જાહેર સ્થળો એ છઠ્ઠ પુજા નહીં યોજવાનો આદેશ આપ્યો છે મુંબઈમાં પણ કોરોનાના પગલે સમુદ્ર તટે અને નદી કિનારે છઠ પુજાની મંજૂરી અપાઈ નથી ઉત્તરપ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અધિકારીઓને દરેક ઘાટ સાફ કરાવવાનો તેમજ ભક્તોને સુવિધા પૂર પાડવાના આદેશો આપ્યા છે

આ સ્પર્ધા ભારતમાં યોજાવાની હતી

સીઝફાયર કાશ્મીરના પૂંછ જિલલામાં પાકિસ્તાન સૈન્યએ કોઈપણ ઉશકેરણી વગર નિયંત્રણરેખા પર શાહપુર અને કિરની સેક્રટરમાં ગઈકાલે સાંજે ગોળીબારી કર્યો હતો

જીન પીંગ ચીનના રાષ્ટ્રપતિ શી જીનપીંગે કહ્યું કે ચીન કોવિડની રસી વિકસાવવા માટે ભારતને સહયોગ આપવા તૈયાર છે બ્રિક્સ શિખર સંમેલનને વીડિયો માધ્યમથી સંબોધતા તેમણે કહ્યું કે ચીનની કંપનીઓ કોવિડ રસીના ત્રીજા તબક્કાના પરીક્ષણો માટે રશિયા અને બ્રાઝિલ સાથે મળી કામ કરી રહી છે તેઓ ભારત અને દક્ષિણ આફ્રિકા સાથે સહ્યોગ માટે તૈયાર છે